આવતીકાલે ચૂંટણી પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે

ભાજપનાં વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તૃણમૂલ કોંગ્રેસ નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી તથા માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ વાળી સંયુક્ત મોર્યા ગઠબંધન પાર્ટીનાં નેતા અને સ્ટાર પ્રચારકોએ આજે વિવિધ ક્ષેત્રોમાં યૂંટણી રેલીને સંબોધીત કરી અને રોડશો કર્યા હતાં

શ્રી મોદીએ કહ્યું કે બંગાળના લોકો વિકાસની સાથે ચાલવાનો સંકલ્પ લઇ યૂક્યા છે અને હવે તેઓ પરિવર્તન ઇચ્છે છે શ્રી મોદીએ કહ્યું કે મતદાનના બે તબક્કા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાની હાર સ્વીકારી લીધી છે હવે નિરાશામાં તેઓ યૂંટણી આયોગ અને સુરક્ષા દળોના જવાનો પર આરોપ લગાવી રહ્યા છે

આ નિયમોનો ભંગ કરવા બદલ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાફી કરવામાં આવશે

રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મતદાનમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે બધા જ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટીંગની વ્યવસ્થા કરાશે ટેકનીકલ ગડબડવાળા સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાવાશે સંવેદનશીલ મતદાન કેન્દ્રોમાં કેન્દ્રિય સલામતી દળની ટુકડી તહેનાત કરવામાં આવી છે કોવિડ મહામારીને કારણે રાજ્યમાં વધુ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે તમિલનાડુ ચૂંટણી તમિલનાડુ વિધાનસભા યૂંટણીના પ્રચારમાં હવે એક દિવસ બાકી રહ્યો છે બધા જ પક્ષના નેતાઓ મતદાતાઓને રીઝવવામાં કોઇ કચાશ બાકી રાખી રહ્યા નથી ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ભાજપ અને ગઠબંધનના ઉમેદવારો સાથે આજે ચેન્નાઇમાં રોડ શો કર્યો તિરૂનેલવલ્લીમાં આયોજીત એક જનસભામાં અમિત શાહે કોંગ્રેસ અને ડી

પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા

તાઇવાન ટ્રેન તાઇવાનના સરકારી વકીલે ટ્રેન દુર્ઘટના માટે જવાબદાર એક બાંધકામ સ્થળના મેનેજરની ધરપકડના વોરંટની માંગણી કરી છે

સત્તાવાળાઓએ અંદેશો વ્યક્ત કર્યો છે કે કાટમાળ નીચેથી વધુ મૃતદેહો મળે તેવી શક્યતા છે

સરકારી પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તારે જણાવ્યું કે બે આત્મઘાતી કાર હ્મલાખોરોએ અવધેગલે અને બૈરી રે જીલ્લામાં આવેલા બે લશ્કરી થાણા પર હુમલો કર્યો હતો

સેનાના કમાન્ડર અબ્દુલ્લાહી રેજે કહ્યું કે યાર સૈનિકો શહીદ થયા છે અને બંન્ને બાજુ થયેલ ગોળીબારમાં કેટલાક લોકો ઘાયલ થયા છે

રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે આજે આ જાહેરાત કરી

પતિ રામનાથ કોવિંદે આવતીકાલના ઇસ્ટર અવસરે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે તેમના સંદેશમાં શ્રી કોવિંદે કહ્યું કે આ તહેવાર ઇસા મસીહના પૂર્નજીવનના ઉપલક્ય્યમાં આખા વિશ્વમાં શ્રધ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવાય છે તેમણે કહ્યું કે ઇસા મસીફ માનવતા સત્ય ક્ષમા બલિદાન અને કરુણાના પ્રતિક હતા તેમણે શાતિ પ્રેમ અને ભાઇયારાનો સંદેશ આપ્યો છે તેમણે લોકોએ ઇસા મસીહની શિક્ષાઓ અને મૂલ્યોને જીવનમાં અપનાવવા આહવાહન કર્યું જેથી દેશ અને સમાજમાં સમૃધ્ધિ આવશે

એક ટ્વીટમાં ઓમ બિરલાએ કહ્યું કે તેમનો રિપોર્ટ નેગેટીવ છે અને હવે તેઓ સંપ્રર્ણ સ્વસ્થ છે

ગયા મહિને સંસદનાં બજેટ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષ કોવિડથી સંક્રમિત થયા હતાં

ભારતના દિવ્યાંગ બેડમિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત મનોજ સરકાર સુકાંત કદમ અને નિતેશ કુમાર ક્રિષ્ના નાગર માનશી જોષી અને પારૂલ પરમારે જે તે કેટેગરીમાં મેડલ જીત્યા હતા